એમ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન સામગ્રીની આયાત પર લાગતો આઈ જી

ટી વેરો રાજ્ય્ સરકાર ભોગવશે તેવો મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે મુ ખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણય અનુ સાર જો કોઈ સ્વૈચ્છિક સંગઠનો કોર્પોરેટ કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઓક્સિજન ઓક્સિજન સિલિન્ડર ઓક્સિજન પ્લાન્ટ ઓક્સિજન ફિલિંગ સીસ્ટમ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક ઓક્સિજન જનરેટર કાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ વેન્ટીલેટર્સ વેકસીનરેમડેસીવીર ઈન્જેકશન અને તે બનાવવા વપરાંતી સામગ્રી વેગેરે વિદેશથી આયાત કરીને રાજ્ય સરકારને વિનામુલ્યે આપે તો તેના પર લાગતો આઈજી એસે ટી વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને તેનું ભારણ આયાતકાર પેર આવશે નહી

જેમાં હોસ્પિટલમોમાં ઓક્સિજનનો ઉત્પાદન અને તેના સ્ટોરેજ માટેની કાર્યવાહી વેન્ટીલેટર એપ્બ્યુલન્સ સેવા ઝડપી બનાવવી કોવિડ હોસ્પિટલ તૈયાર કરવી થર્મલ સ્કેનર વ્યક્તિગત સુ રક્ષા ઉપકરણોની પ્રયોગશાળા અને પરીક્ષણ કીટ ખરીદી શકશે નાણામંત્રાલયે આ ભંડોળનો પ્રથમ ફપ્તો નક્કી કરેલા સમય પહેલા પહોંચતા કર્યો છે

સાથે સાજા થવાનો દર પણ વધ્યો છે

વિરલ રાણા વિશ્વ હાસ્ય દિવસ આજે વિશ્વ હાસ્ય દિવસ છે દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવારના વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે

હાલ કોરોના મહામારી અને તણાવભર્યા જીવનમાં હાસ્ય બિલકુલ ખોવાઈ ગયું છે હાસ્ય તાણ દુર કરી રોગ પ્રતિકારક શક્તિ વધારતા હાસ્ય થકી અનેક મહામારી દુર રાખી શકાય છે કોરોનાન નેગેટીવ્ બનવુ હોય તો જીવનમાં પોઝીટીવ રહેવુ પડે ત્યારે લોકોને હસતા રહેવા તબીબો જણાવી રહ્યા છે વિરલ રાણા હવામાન હવામાન વિભાગ દ્વારા આગામી બે ત્રણ દિવસ રાજયમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી હતી જે અંતર્ગત રાજયમાં અનેક સ્થળોએ પવન સાથે કમોસમી વરસાદ થયો હતો કમોસમી વરસાદથી ખેડુતોની ચિંતા વધી છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા કેરીના પાકને પણ અસર થવાની સંભાવના છે